ઉપરાષ્ટ્રપતિ એમવેંકૈયા નાયડુએ જણાવ્યું છે કે

હતા તથા એટીએમ અને બજારો ખૂલ્યા હતા હંગામી તથા કાથમી કર્મયારીઓને એડવાન્સમાં પગાર યૂકવવામાં આવ્યા છેનજીકની મસ્જીદોમાં જઈને લોકો નમાઝ અદા કરી શકે તે માટે મંજુરી આપવામાં આવશે શ્રીનગરના ડેપ્યુટી કમીશનર શાહિદ ચૌધરીએ જણાવ્યું છે કે નિયંત્રણો હળવા બનાવવામાં આવ્યા છે અને વાહનોની અવરનાગરિકો પોતાના સગા તથા મિત્રો સાથે સરળતાથી

રાજ્યમાં આરોગ્ય સેવા આપતી સંસ્થાઓમાં તબીબો અર્ધ તબીબી સેવાના કર્મચારીઓ રાબેતા મુજબ ફરજ ઉપર છેવિમાન આ કર્મચારીઓના ઓળખપત્રોની મદદથી તેમને શહેરમાં ફરવાની છૂટ અપાઈ હતી સેવા પૂર્વવત ચાલુ રખાઈ છે મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સ્થાનિક સ્વરાજ સંસ્થાઓએ પોતાના કાર્યક્ષેત્રના વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી છેજમ્મ

ગઈકાલે યેન્નાઈમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતાઆ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિના બે વર્ષના કાર્યકાળની કામગીરીની વિગતો આપતા પુસ્તકનું ગૃહમંત્રી અમિત આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર અને તમિલનાડુના

કોઈપણ બાબતની ચકાસણી કર્યા બાદ જ સમાચાર આપવા અપીલ કરી હતી

લક્ષ્મણ માનકર સ્મૃતિ સંસ્થા દ્વારા સંચાલીત એકલવ્ય એકલ વિદ્યાલયના કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા

આ હેતુથી સુક્ષ્મ લધુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયે તેમને શક્ય તમામ સહાય કરવા શ્રી ગડકરીએ અનુરોધ કર્યો હતો

રાહત કમિશનરે અસરગ્રસ્તોને ઝડપથી સહાથ યૂકવી શકાય તે હેતુથી સર્વે કામગીરીમાં મકાન પશુધન પાક ફીશ પેન્ડ વગેરેને થયેલા નુકસાનને આવરી લેવાની સૂચના આપી છે

દિલ્હીમાં જામા મસ્જીદ ફતેહપુરી મસ્જીદ અને શાહી ઈદગાહ ખાતે ઈદની નમાઝ અદા કરાશે રામનાથ કોવિંદે તેમના ઈદના સંદેશામાં ઈદને પ્રેમ ભાઈચારો અને સેવાનું પર્વ તરીકે ઓળખાવ્યું છેશ્યારે ઉપરાષ્ટ્રપતિએ આસ્થા ભક્તી અને બલિદાનનું આ પર્વ ભાઈયારો અને એકતાને મજબૂત બનાવે તેવી આશા વ્યક્ત કરી છે

સત્તાવાર થાદીમાં મુખ્યમંત્રીએ શીખ સમુદાથ માટે ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ મહત્વના એવા આ પ્રોજેક્ટ અંગેની પ્રતિબદ્વતામાંથી નહીં ખસવા પાકિસ્તાન સરકારને રજુઆત કરી છે

શ્રી અમરીન્દરસિંહે કાશ્મીરની બાબતને ભારતની આંતરિક બાબત ગણાવીને આ બાબતને બંને દેશોના રાજદ્વારી કે વેપાર ક્ષેત્રની બાબતો સાથે નહીં સાંકળવા પાકિસ્તાનને અનુરોધ કર્યો છે

ધોરણ બારમાં વધારાના વિષયો માટેની ફી અગાઉ એક હજાર હતી તે વધારીને બે હજાર રૂપિયા કરવામાં આવી છે

તેમણે રાયપુરના અમાપારા ચોકથી પંડિત રવિશંકર શુક્લ વિશ્વવિદ્યાલય સુધી માનવ સાંકળની રચના કરી હતી સત્તાવાર યાદી મુજબ વસુધૈવ કુટુંબકમ ફાઉન્ડેશન દ્વારા આ ઈવેન્ટનું આયોજન કરાયું હતું

અમેરિકા અને તાલીબાનો યર્ચામાં અંતે અફઘાનિસ્તાન મુદ્દે શાંતિ સમજૂતી તરફ આગળ વધી રહ્યા હોવાના અહેવાલના પ્રતિભાવમાં શ્રી ધનીએ આ મુજબ જણાવ્યું હતું ઈદની પ્રાર્થના બાદ બોલતા શ્રી ધનીએ કહ્યું કે આવતા મહિને યોજાનારી રાષ્ટ્રપ્રમુખની યૂંટણી દેશ માટે અગત્યની છે કારણ કે અફઘાનિસ્તાનના ભવિષ્ય અંગે યોગ્ય નિર્ણય અફઘાનિસ્તાનના નેતા લઈ શકશે